શ્રી શાહે જણાવ્યું છે કે સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓનો શિક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણ સાથેનું જોડાણ વધુ મજબૂત થશે

ગૃહમંત્રીએ દેશમાં સ્વદેશી અને સ્વરાજ આંદોલનના પ્રણેતા તરીકે તિલકના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે યુવાનોને તિલક દ્વારા લખાયેલા લેખ વાંચવાનો અનુરોધ કર્યો હતો જેથી યુવાનો તિલકના આત્મનિર્ભરતા અને સંસ્કૃતિ વિશેના વિયારોની સમજણ કેળવી શકે

વિનય સહસ્ત્રબુદ્ધે જણાવ્યું કે સરકાર દ્વારા રચાયેલી નવી શિક્ષણનીતિ મૈકાલેની શિક્ષણ પદ્ધતિથી મુક્તિ મેળવવાની દિશામાં પ્રથમ વાસ્તવિક પગલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ શિક્ષણ પદ્ધતિના પાયાને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધ્યો છે

એમ ડેશ બોર્ડ દ્વારા નગરો ગ્રામિણ ક્ષેત્ર સુધીની હોસ્પિટલોમાં કોરોના સારવાર તબીબી સુવિધા ટેસ્ટીંગ વગેરેની નિગરાની રાખીને માર્ગદર્શન આપતા રહે છે મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોરોના નિયંત્રણના બધા જ સઘન ઉપાયો અને ઉપયારાત્મક પગલાંઓથી હવે ગુજરાતે કોરોનાને મ્હાત આપવા કમર કસી છે ભવનાથ ભૂમિપૂજન આજે ભાવનગરના ભવનાથ મેદાનમાં એક સો ચાર દુકાનો બનાવવાની કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પ્રવાસન મંત્રી જવાહર યાવડાએ ભૂમિપૂજન કર્યા બાદ જણાવ્યું હતું કે અનેક અવરોધ બાદ અંતે રોપ વે યોજના સાકાર થવા જઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે ડોલીવાળાઓને દુકાન ફાળવવાનો નિર્ણય લઇને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો છે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ગિરનાર રોપ વે નું કામ અંતિમ ચરણ તરફ વધી રહ્યું છે ત્યારે ગિરનાર ઉપર યાત્રિકોને લઇ જતા ડોલીવાળા ભાઇઓ અને સામાન ઉંચકનાર બહેનોને વૈકલ્પિક રોજગારી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે વડોદરા કોરોના વડોદરા જીલ્લાના ખાસ ફરજ પરના અધિકારી ડો

તેમણે જણાવ્યું કે જિલ્લાના અને જિલ્લા બહાર થી આવતા દર્દીઓની વધતી જરૂરિયાતોને સંતોષવા હોસ્પિટલોને તેમના હાલના પરિસરની બહાર વિસ્તરણ સેવાઓ શરૂ કરવાની છૂટ આપી છે તેની સાથે જરૂરી પ્રમાણમાં વેન્ટિલેટર અને આઇ સી યુ ની પથારીઓ વધે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે વિશ્વ સ્તનપાન દિવસ સુરેન્દ્રનગર જીલ્લાના સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર ના જણાવ્યા મુજબ આજથી આઠમી ઓગસ્ટ સુધી વિશ્વભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન જિલ્લાની સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનથી થતા ફાયદાઓથી અવગત કરવામાં આવે છે તેમજ તેમને બાળકોને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે

તેમજ શંખલપુરનું મંદિર પણ પૂનમના દિવસે દર્શન માટે બંધ રાખવામાં આવેલ છે

વૈંકયા નાયડુએ લોકોને ઇદ ઉલ અઝહાની શુભેચ્છાઓ પાઠવી છે પોતાના સંદેશામાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે કહ્યું કે આ તહેવાર બલિદાન અને સૌર્હાદનો પ્રતિક છે જે લોકોને પોતાની અને બીજાની ખુશી માટે કામ કરવા પ્રેરિત કરે છે

વૈંકયા નાયડુએ કહ્યું છે કે ઇદ ઉલ અઝહા ઇશ્વર પ્રત્યે અતૂટ આસ્થા અને લોકો પર દેવિય પ્રેમ અને અનુકમ્પાનો પર્વ છે

જામનગરમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ રફીને ઈદની નમાઝ પઢી ઈદનો તહેવાર મનાવ્યો હતો

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદ કે જ્યાં પ્રતિવર્ષ બકરી ઇદના તહેવારના દિવસે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા માટે આવે છે પરંતુ હાલમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાહેરમાં નમાજ પઢવા માટે ઇદગાહને બંધ રાખવામાં આવી હતી

આ વર્ષે ઈદની મુબારકબાદી લોકો એકબીજાને ફોન મેસેજ તેમજ વિડીયો કોલ કરી આપી હતી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈના મુસ્લિમ લોકો ખુબ જ શાંતિથી ઈદ પર્વ મનાવ્યો હતો સમગ્ર દેશમાં મોટાભાગના મુસ્લીમ બિરાદરોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી સ્થાનિક મસ્જીદોમાં ઇદની નમાજ અદા કરી હતી કેટલાક રાજ્યોમાં લોકડાઉનના કારણે લોકોએ તેમના નિવાસ સ્થાને બંદગી કરી હતી ઇમામોએ લોકોને આરોગ્ય અંગે સાવચેતી રાખીને ભાઇચારાના સંદેશા સાથે પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે

આ સિવાય રાત્રીથી સવાર સુધી કચ્છમાં એકની તીવ્રતાની આસપાસના ત્રણ આંચકા પણ નોંધાયા છે